ભાજપ સંસદીય દળ અને રાષ્ટ્રીય જનતાંત્રીક ગઠબંધન એનડીએના નેતા તરીકે મોદીને ચૂંટી કાઢવામાં આવ્યા હતા રાષ્ટ્રપતિને એનડીએના ધટક પક્ષો તરફથી મોદીને સમર્થન આપતા પત્રો સોંપવામાં આવ્યા છે અગાઉ સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએની બેઠકમાં નવ નિયૂકત સંસદસભ્યો અને અગ્રણી નેતા ઉપસ્થિત રહ્યાં હતા એનડીએ નેતાઓને સંબોધન કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે અમારા કામના કારણે જનતાએ અમારો સ્વીકાર કર્યો છે શ્રી મોદીએ કહયું કે આના પહેલા લઘ્ઘમતી સમાજની ઉપેક્ષા કરવામાં આવી અને તેમનો ઉપયોગ વોટ બેંકની રાજનીતી માટે કરવામાં આવ્યો છે આપણે તેમનો વિશ્વાસ જીતવાનો છે

સુરતના અઝિકાંડ અંગે શ્રી મોદી ખૂબ જ ભાવુક થઈ ગયા ફતા અને કહ્યું ફતું કે જેટલું દુઃખ વ્યક્ત કરું એટલું ઓછું છે ગુજરાતના સંસ્કાર અને આશીર્વાદને કારણે તેઓ સતત બીજીવાર વડાપ્રધાન બન્યા ફોવાનું જણાવી શપથ લેતાં પૂર્વે ગુજરાતની માટીને માથે ચડાવવા અને ગુજરાતની જનતાના આશીર્વાદ લેવા માટે સૌથી પફેલા ગુજરાત આવ્યાં ફોવાનું પણ તેમણે કહ્યું ફતું આવનારાં પાંચ વર્ષમાં ભારત સદીઓ પફેલાં વિશ્વમાં તેનું જે સ્થાન હતું તે પ્રાપ્ત કરશે તેવું શ્રી મોદીએ વિશ્વાસ પૂર્વક જણાવ્યું હતું તેમણે ઉમેર્યું કે આવનારા પાંચ વર્ષ જન ભાગીદારી જનચેતના અને સર્વાગી વિકાસના હૃશે આ પાંચ વર્ષનો ઉપયોગ સામાન્ય નાગરિકોના મુદ્દા ઉકેલવા માટે કરવાનો છે પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અદ્યક્ષ અમિત શાહે કહ્યું કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી આદિવાસીથી લઈને દરેક વ્યક્તિના ઘર સુધી વિકાસના ફળ પહોંચાડ્યા ફતા

ચારેધામની યાત્રાનું પુણ્ય એકમાત્ર માતાના આશીર્વાદથી મળે છે તેમ તેમણે જણાવ્યું હતું

જેથી હવે નવા શૈક્ષણિક સત્રના આરંભ સાથેજ નવા ઉપકુલપતિની નિમણુંકની પ્રક્રિયા વેગવાન બનશે

તેનો આ ક્રમ જળવાઈ રહે તે માટે સૌને સતર્ક રહેવા આ મહાબંદરની વિસ્તૃત મુલાકાત લઈને દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના નવનિયુક્ત અધ્યક્ષ એસ

પૂર્ણકાલીન ચેરમેન શ્રી મહેતાએ વિભાગીય વડાઓ ઓપરેશનલ વડાઓને સાથે રાખીને મહાબંદરની તમામ કાર્ગો જેટી ઓઈલ જેટી કન્ટેનર ટર્મિનલ કોલસા તથા આયાતી ટિમ્બરના યાર્ડ બેકઅપ એરિયા વગેરેની મુલાકાત લઈને સ્થિતિનો અભ્યાસ કર્યો હતો